ડી એ મોરચાના ટોચના નેતાઓની બેઠક આજે દિલ્હીમાં યોજાશે

મોરચાના ટોચના આગેવાનોની બેઠક આજે મળશે દિલ્હીમાં ભાજપના અધ્યક્ષ અમિત શાહ સહિત એન ડી એ ના અન્ય આગેવાનોની બેઠકમાં સામાન્ય ચૂંટણીના સંભવિત પરિણામો બાબતે વ્યુહ રચના ઘડવામાં આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બિહારના મુખ્યમંત્રી નિતીશકુમાર શિવસેનાના વડા ઉદ્વવ ઠાકરે અને લોકજનસક્તિના વડા રામવિલાસ પાસવાન આજની બેઠકમાં ઉપસ્થિત રહે તેવી સંભાવના છે

ડી એ ના આગેવાનોની બેઠક પહેલા ભાજપના વરિષ્ઠ અગ્રણીઓની બેઠક પક્ષના વડા મથકે યોજાશે એકઝીટ પોલમાં ભાજપના વડપણ હેઠળના એન ડી એ મોરચાની સરકાર સત્તા પર પાછી ફરી રહી છે તેવી દર્શાવેલી સંભાવનાની પાર્શ્વભૂમિમાં આજે બે બેઠકો યોજાઇ રહી છે

મતગણતરીના સ્થળે સલામતીની વ્યવસ્થા તથા સી સી ટી વી ગોઠવવામાં આવ્યા છે

બંને બેઠકો પર નેશનલ કોન્ફરન્સ પક્ષે કોંગ્રેસના ઉમેદવારોને સમર્થન આપ્યું હતું જમ્મુ લોકસભા મતવિસ્તાર માટે બે મતગણતરી કેન્દ્રો જયારે ઉધમપુર લોકસભા બેઠકની મતગણતરી કથ્રઆની સરકારી કોલેજ ખાતે યોજાશે

વિપક્ષો કોઇ એક મતદાન મથકે ઇવીએમ તથા વીવીપેટની સરખામણી વખતે ભૂલ જણાય તો સંબંધીત વિધાનસભા મતવિસ્તારના બધા જ ઇ વી એમ અને વી વી પેટની સ્લીપોની સરખામણી થવી જોઇએ તેવી માગણી કરી રહ્યા છે ઉલ્લેખનીય છે કે સર્વોચ્ચ અદાલતે સમગ્ર દેશમાં દરેક વિધાનસભા વિસ્તારના કોઇપણ પાંચ મતદાન કેન્દ્રના ઇ વી એમ

વી

ગઇકાલે દિલ્હીમાં એક પુસ્તક વિમોચન સમારોહમાં શ્રી મુખરજીએ જણાવ્યું હતું કે પ્રથમ ચૂંટણી કમિશનર સુકુમાર સેનના કાર્યકાળથી લઇ આજદિન સુધી ચૂંટણી પંચ યોગ્ય રીતે કામગીરી કરી રહ્યું છે શ્રી મુખરજીના આ નિવેદનના એક દિવસ પહેલા જ કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેન્દ્રિય ચૂંટણી પંચનો યોગ્ય આદર થતો નથી અને ચૂંટણી પંચ પ્રધાનમંત્રીના પ્રભાવ હેઠળ હોવાનો આક્ષેપ કર્યો હતો તથા વિપક્ષો ચૂંટણી પંચ પૂર્વગ્રહ ધરાવતુ હોવાનો આક્ષેપ કરી રહ્યા છે

દિલ્હીની વડી અદાલતે આ જાહેરનામાના અમલીકરણ સામે મનાઇહુકમ આપ્યો હતો જેને કેન્દ્ર સરકારે સર્વોચ્ચ અદાલતમાં પડકાર્યો છે આવકવેરા વિભાગને વી વી આઈ પી હેલીકોપ્ટર કેસમાં આરોપી ગૌતમ ખેતાન સામે કાર્યવાહી કરતા રોકવાના દિલ્હીની વડી અદાલતના ચૂકાદા સાથે પણ કેન્દ્ર સરકાર સંમત નથી

ના વિદેશમંત્રીઓની બેઠકમાં ભાગ લેવા બીશ્કાક જશે

ની શિખર બેઠકની તૈયારીઓની સમીક્ષા કરાશે તથા આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક રીતે મહત્વના મુદ્દાઓ અંગે ચર્ચા કરાશે

શ્રી સ્વરાજે ગયા વર્ષે ચીનમાં યોજાયેલી એસ

ના વિદેશમંત્રીઓની બેઠકમાં ભાગ લીધો હતો શ્રીમતી સુષ્મા સ્વરાજ બીશ્કાકમાં એસ

ના વિદેશમંત્રીઓની બેઠકમાં ભાગ લેવાની સાથે સાથે કિર્ગીસ્તાનના રાષ્ટ્રપ્રમુખ સુરાનબે જીનબેકોવ સાથે અન્ય વિદેશમંત્રીઓની સાથે વાતચીત પણ કરશે

જળસ્ત્રોત મંત્રાલયે ગઇકાલે દિલ્હીમાં જણાવ્યું છે કે ચીન આગામી પહેલી જૂનથી સતલજ નદીની જળરાશી અંગેની માહિતી પણ ભારતને આપવાની શરૂઆત કરે તેવી સંભાવના છે

ભારતની ટીમમાં કિદામ્બી શ્રીકાંત સમીર વર્મા મનુ અત્રી પી

જો ભારત આજની મેચમાં જીતે તો આવતીકાલે ભારત અને ચીન વચ્ચે મૂકાબલો થશે ગત રવિવારે પ્રથમ મેચમાં મલેશિયાનો ચીન સામે પરાજય થયો હોવાથી જો મલેશિયા ભારત સામે હારે તો તે સ્પર્ધામાંથી બહાર થશે

આજ વજનજૂથમાં ભારતની નિખાત ઝરીન તથા અનામિકા એકબીજા સામે રમશે પૂરૂષોના વિભાગમાં અંકીત તથા મનજીત પાંઘલ પણ પ્રથમ રાઉન્ડની મેચો રમશે